શાંતિ નિકેતન સ્થિત વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહને વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધિત કરતાં તેમણે કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતી અંતર્ગત પર્યાવરણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં પણ દુનિયામાં અગ્રેસર છે તેમણે એમ પણ કહ્યું કે વિશ્વભારતી માટે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ આત્મનિર્ભર ભારતના વિચારનો સાર છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કલ્યાણ અને વિશ્વ કલ્યાણનો રસ્તો આત્મનિર્ભર ભારતના વિયારથી જ આગળ વધે છ

નેહ્લ ઠક્કર રાષ્ટૂપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી યાર દિવસ માટે દિવના પ્રવાસે આવશે

ભુજ ખાતે આવેલ સેન્ટ મેરીસ કેથોલિક ચર્ચના ફાધર જોમોનના જણાવ્યા મુજબ આવતીકાલે સામાન્ય જનતા માટે ચર્ચ બંધ છે ફક્ત નાતાલના તફેવાર નિમિતે નિયત સમયે તેને પ્રાર્થના અને આરાધના માટે ખોલવામાં આવશે અને સમગ્ર વિશ્વ સમુદાય માટે કોરોના મહામારી સંદર્ભે પ્રાર્થના આરાધના કરવામાં આવશે તથા નાતાલની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવશે તેમણે આ પ્રસંગે સમગ્ર વિશ્વમાં શાંતિ આરોગ્ય અને ખુશહાલી માટે શુભેચ્છા પાઠવી હતી

ભુજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો ફતો એ પ્રસંગે માજી સંસદ સભ્ય પુષ્પદાન ગઢવી અને આકાશવાણી ભુજના માજી કેન્દ્ર નિયામક જયંતી જોશી ઘબાબીએ સદગત પ્રેમજીભાઈના પ્રદાનને યાદ કરી અંજલી આપી ફતી એન્જીનીયરીંગ ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કીલરશીપ એનાયત કરાઈ હતી

ક ચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાલે સવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે

જેનો કચ્છ જિલ્લાના ખેડુતોને સદર સ્ટોલની મુલાકાત લેવા પ્રોજેકટ ડાયરેકટર આત્મા કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

આ પ્રસંગે વિજય રૂપાણીએ ખેતીપાકોની મૂલ્યવૃદ્ધિ કરતા વેલજીભાઈ ભુડિયાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે વેલજીભાઈનો આ મૂલ્યવૃદ્વિ સમો નવો પ્રયોગ ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે મુખ્યમંત્રીએ વેલજીભાઈને ઓર્ગેનિક ખેતી અને મૂલ્યવૃદ્ધિ માટે વિશેષ નવાજ્યા ફતા વેલજીભાઈ ભુડિયાએ બારફી ખારેકમાંથી પ્રવાફી ગોળ બનાવનારા પ્રથમ ખેડૂત છે અને તેમણે પ્રવાફી ગોળના પેટન્ટ મેળવ્યા છે ડાયાબિટીસના દર્દીઓ ચિંતામુક્ત બનીને ખારેકમાંથી બનેલા ગોળથી બનતી વાનગીઓ આરોગી શકશે આ પ્રકારે ગોળ ઉત્પાદનની પ્રક્રિયાથી વરસાદ પડતાં ખારેક બગડવાનાં કારણે ખેડૂતોને થતું જંગી નુકસાન નિવારવામાં પણ મદદ મળી શકશે